આ પ્રસંગે શ્રી રૂપાણીએ ગર્વભેર કહ્યું હતુ કે ગુજરાતનું પોલીસ દળ એટલું બાહોશ છે કે તેણે સમગ્ર દેશમા રાજ્યનું ગૌરવ વધાર્યું છે ગુનાખોરી નાથવા માટે આધુનિક ટેકનોલોજી ઉપયોગ કરવામાં પોલીસતંત્ર અગ્રેસર રહ્યું હોવાનું પણ તેમણે આ પ્રસંગે કહ્યું હતું અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતનો ક્રાઇમ રેટ ખાસ્સો નીચો હોવાનો યશ પણ પોલીસતંત્રને તેમણે આપ્યો હતો શહેરીકરણને લીધે કાયદો વ્યવસ્થા સામે નવો પડકાર ઉભો થઇ રહ્યો હોવાથી પોલીસતંત્રને તેમણે કાર્યક્ષમ બનવા જણાવ્યુ હતું માટીની કલાક઼તિનું પ્રદર્શન રાજ્યના માટીકામ કલાકારોને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવા માટે આજે ટાઉનહોલ ગાંધીનગર ખાતે માટીની કલાક્રતિ પ્રદર્શન અને જનજાગૃતિ શિબિરનું આયોજન કરાયું છે ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનલોજી સંસ્થાન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના છેવાડાના ગામ સુધી ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓનો ઉપયોગ વધારીને પીઓપીથી પ્રદૂષણને અટકાવવા માટેના જનજાગૃતિ અભિયાનમાં ગુજરાત રોલ મોડલ બને તે અંગે માર્ગદર્શન અપાશે આ પ્રસગનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉદઘાટન કરશે કુટિર ઉદ્યોગમંત્રી જયેશ રાદડીયા અન્ન અને નાગરિક પુરવઠા અને ક્રુટિર ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ જિલ્લામા કાપડ ઉપર થતા ભરતકામનું મથક ગણાતા ભૂજોડી ગામે સખીમંડળની બહેનોને તેમનું ઉત્પાદન વેચવા માટેની દુકાનો બનાવી આપવામાં આવી છે જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા હસ્તકળાના કારીગરોને વેયાણ અને પ્રદર્શન માટે હાટ જેવી વેચાણ જગ્યા તૈયાર કરી ફાળવવામાં આવી છે સખીમંડળ સાથે જોડાયેલા કારીગરોની આજીવિકામા વધારો થાય તે ઉદ્દેશથી આ ભૂજોડી હાટ મધ્યે બનેલ દુકાનોને સામાન્ય ભાડાથી આપવાનું નક્કી કરેલ છે

એફ કડી શહેર હવે ખલ્લામા શૌચક્રિયા મુક્ત જાહેર થયું છે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે શૌચાલય વિહોણા તમામ કુટુંબોને વ્યકિતગત શૌચાલયનો લાભ આપી શહેરને જાહેર શૌયક્રિયા મુક્ત બનાવવા ઝુંબેશ યલાવવામાં આવી હતી કેન્દ્ર સરકારના શહેરી મંત્રાલયની ક્વોલીટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જાહેર શૌચક્રિયા મુક્ત શહેર માટે સર્વે હાથ ધરવામા આવ્યો હતો લોકો શોયાલયનો ઉપયોગ કરતા હોય તેમની વ્યવસ્થા પગલે કડી શહેરને ઓ ડી

ભુજ ભાવનગર પોરબંદર અમદાવાદ અને વલ્લભવિદ્યાનગરમાં લધુત્તમ તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધારે નોંધાયું હતું

વુમન સાયન્ટિસ્ટ પ્રોજેક્ટ ભૂજ ખાતે આવેલી કચ્છ યુનિવર્સિટીના વિજ્ઞાન શાખાના મહિલા સંશોધક ડોક્ટર મધુ નાથાણીને વુમન સાયન્ટિસ્ટ પ્રોજેકટ મળ્યો છે કેન્દ્ર સરકારના વિજ્ઞાન મંત્રાલય દ્વારા અપાયેલો આ પ્રોજેક્ટ કચ્છ યુનિવર્સિટીના રસાયણ શાસ્ત્ર વિભાગના વડાની દેખરેખ હેઠળ હાથ ધરાશે આ પ્રોજેક્ટમા પૂર્વ કચ્છના પાંચ તાલુકાઓ જે ઔધોગિક રીતે વિકાસ પામી રહ્યા છે તેની જમીનના ઉપયોગ અને ઉપલબ્ધ પાણીની ગુણવતા પર એક મહત્વનું સંશોધન હાથ ધરાશે